કોહલીએ આ પ્રસંગે હાજર રહી કર્યા આરતી દર્શન

તેમાં દસ ટકાનો વૃદ્ધિ દર છ વર્ષ દરમિયાન હાંસલ થયાનું જણાવ્યું છે

મા અને મા વાત્સલ્ય યોજના હેઠળ આવક મર્યાદા ચાર લાખ અને સૂરક્ષા કવચ પાંચ લાખ કરવામાં આવ્યું છે

વિધવા સહાય સાડા બાર હજાર કરવામાં આવી છે

પીવાના પાણી માટે કચ્છ અને સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તારોમાં ક્ષારમૂક્ત પાણી પ્રક્રિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે

તેમણે આગામી રથયાત્રા એટલે કે અષાઢી બીજ સુધીમાં વીજ જોડાણની પડતર તમામ સવા લાખ માંગણીઓ પૂરી કરવાની ખાતરી આપી છે

નાણામંત્રીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના અંગે જાહેરાત કરી છે તથા જિલ્લા સ્તરે રમતગમત શાળાઓ શરૂ કરવા જોગવાઇ કરી છે સુધારેલા અંદાજપત્રમાં શિક્ષણના સર્વગ્રાહી વિકાસ માટે રૂપિયા ત્રીસ હજાર પિસ્તાલીસ કરોડની જોગવાઇ કરવામાં આવી છે

બેટી બચાવો ઝ઼ંબેશને વેગવાન બનાવવા માટે વહાલી દિકરી યોજના શરૂ કરવાનો પ્રસ્તાવ રજૂ થયો છે જેમાં દિકરી પહેલા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે રૂા

નાણામંત્રી તરીકે સુધારેલું અંદાજપત્ર ગ્રહમાં રજૂ કર્યા બાદ નિતિનભાઇ પટેલ પત્રકારોને મળ્યા હતા અને કહ્યું હતું કે ભલે જુની તમામ યોજના અમે ચાલુ રાખી હોય છતાં આ બજેટ એકદમ અનોખુ ફોકસ ધરાવે છે દરેક આમ આદમીને પોતાનું ઘર હોય સૌર ઉર્જા પોતે ઉત્પન્ન કરતો હોય દિકરા દિકરીનાં ભણતર ખર્ચ કે માંદગી ખર્ચની જરાય ફિકર ન હોય તેવા ખુશખુશાલ સમાજની રચનાની ખેવના બજેટમાં રખાઇ છે

નાણામંત્રી નીતીનભાઈ પટેલે રજૂ કરેલા અંદાજપત્રને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ વિકાસયાત્રાને નવી ઉંચાઈઓ પર લઈ જવાની કટિબદ્ધતા ધરાવતું ગણાવ્યું છે કૃષિ વિકાસ ખેડૂત કલ્યાણ યુવા રોજગાર બેટી બચાવો બેટી પઢાવો તેમજ ગરીબ અને મધ્યમ વર્ગની આર્થિક તથા સામાજિક સુખાકારીને પ્રાધાન્ય આપતું ગણાવ્યું છે દીકરા દીકરીની સમાનની ભાવના સમાજમાં જાગૃત થાય તે માટે રાજ્ય સરકારે કરેલી વ્હાલી દીકરી યોજનાને શ્રી વાઘાણીએ બિરદાવી હતી દરમિયાન કોંગ્રેસે અંદાજપત્રને દિશાવિહીન ગણાવ્યૂં છે અંદાજપત્ર પર પ્રતિક્રિયા આપતા વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે આ બજેટમાં યુવાનો માટે રોજગારીની તકો વધારવા તેમજ રાજ્યના ખેડૂતોના ખેતીનો ખર્ચ ઘટે તે માટે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી ખેડૂતોને સિંચાઈના અને વીજળીના દરમાં ક્યાંય રાહતો આપવામાં આવી નથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા નિર્મિત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે

પટેલ કમ્યુનિટી હોલ અને લાઇબ્રેરીનું લોકાર્પણ આજે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરાશે ગૃહમંત્રી શ્રી ગુરૂવારે રથયાત્રાના દિવસે જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં પણ ભાગ લેશે

વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન જગન્નાથજીનો નેત્રોત્સવ વિધિ યોજાયો હતો રાજ્યપાલ શ્રી ઓ

કોહલી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા રાજ્યપાલ શ્રીએ ભગવાન જગન્નાથની પૂજા અર્ચના આરતી કર્યા હતા તેમણે કહ્યું હતું કે રથયાત્રાનું પર્વ સદ્દ્ભાવ સમભાવ અને સમાનતાનું પર્વ છે ભગવાન જગન્નાથ ગરીબોના દેવતા છે ગરીબોના બેલી છે અને રથયાત્રા દ્વારા દરીક્રનારાયણોને દર્શન આપી તેમના હાલચાલ પૂછવા નગરયાત્રાએ નીકળે છે સામાન્ય રીતે ભાવિકો ભગવાનના દર્શને જતા હોય છે પરંતુ રથયાત્રાના આ પાવન દિવસે ભગવાન સામે ચાલીને સ્વયં ભક્તજનોના હાલચાલ પૂછવા નગરચર્ચાએ નીકળે છે આ પ્રસંગે મંદિરના સંતગણ અને મહંત શ્રી દિલીપદાસજી મહારાજે રાજ્યપાલશ્રીનું અભિવાદન કર્યું હતું આ પ્રસંગે મેયર બીજલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા